પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ન્યુચોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદના અધિવેશનને વિડીયો કોંફરન્સથી વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે

અમેરિકા અને ફાન્સની વિમાન સેવાઓ બે દિવસમાં શરૂ થશે જર્મનીની ફ્લાઇટ પણ શરૂ કરાશે ગૃહમંત્રાલયે રાજ્ય પોલીસ દળની સીધી ભરતી પરીક્ષામાં એનસીસી પ્રમાણપત્ર ધરાવનારને અગ્રતા આપવા વિનંતી કરી છે

નોર્વેના પ્રધાનમંત્રી અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રમાં તેઓ બોલશે વાર્ષિક ઉચ્ચ સ્તરના વિભાગમાં સરકાર ખાનગી ક્ષેત્ર નાગરિક સમાજ અને વિદ્યાશાખાના પ્રતિનિધિઓના વિવિધ જૂથની રચના કરવામાં આવે છે આ વર્ષના ઉચ્ય સ્તરના વિભાગમાં વિષયવસ્તુ કોવિડ પછીની બાબતો છે

એન ની જરૂર છે તેની પર ચર્ચા થશે આ સત્ર નિર્ણાયક દળો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને મજબૂત નેતૃત્વ અસરકારક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગીદારીના વિસ્તરણ અને વૈશ્વિક જાહેર માલના મહત્ત્વના માધ્યમ દ્વારા વૈશ્વિક કાર્યસૂચિને પ્રોત્સાહિત કરવાના માર્ગોની શોધ કરશે સંયુક્ત રાષ્ટ્રના સભ્યોને શ્રી મોદી આ પહેલીવાર સંબોધી રહ્યા છે

પ્રથમ વખત અરજદારોના વકીલોએ અરજીને સુધારવા માટે સમય માંગ્યો હતો જેને કોર્ટે સ્વીકાર્યો હતો

હવે આ મામલે સુનાવણી બેંચ દ્વારા કરવામાં આવશે

આ ધારાસભ્યોને જવાબ આપવા માટે ગઈકાલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો કોવિડ રસી પ્રયોગ જાણીતી દવાની કંપની ઝાયડસ કેડિલાએ કોવિડની રસી ઝાયકોવ ડી નો માણસો પર પ્રયોગ કરવાનું શરૂ કર્યું છે પ્લેઇડ આધારિત ડીએનએ રસી ઝાયકોવ ડી ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવી છે આમાં કેન્દ્રિય ટેકનોલોજી વિભાગ દ્વારા આંશિક નાણાકીય સહાય આપવામાં આવી છે ભારત બાયોટેક દ્વારા વિકસિત રસી પછી આ બીજી રસી છે જેના ઉપયોગને સેન્ટ્રલ દવા નિયંત્રણ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે ટેકનોલોજી વિભાગના સચિવ અને બીઆઇઆરએસીના અધ્યક્ષ ડોક્ટર રેનુ સ્વરૂપે કહ્યું કે ઝાયડસ કેડિલા દ્વારા આત્મનિર્ભર ભારત હેઠળ માનવ ઉપયોગ માટે વિકસાવવામાં આવેલ ઝાયકોવ ડી રસી એક સીમાચિહ્નરૂપ છે ડોક્ટર સ્વરૂપે કહ્યું કે ઝાયડસ કંપની સાથેની આ ભાગીદારીથી કોવિડ નિદાન માટે રસીઓની જરૂરિયાત પૂરી થશે અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે આ રસી ઝાયડસ કેડિલા કંપની ખાતે અમદાવાદના વેક્સીન ટેકનોલોજી સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે

એક ટ્વીટમાં તેમણે આશા વ્યક્ત કરી કે આ રોગના નિદાન માટે રસી ઉપયોગી સાબિત થશે વર્ધન એઇમ્સ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા આજે નવી દિલ્હીના એઈમ્સના પરિસરમાં નવનિર્મિત રાજકુમારી અમૃત કૌર ઓપીડી બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું દેશની તે પ્રથમ જાહેર ક્ષેત્રની હોસ્પિટલ છે આ આખી ઇમારત વૃદ્ધો માટે સેવા અને ફિઝીયોથેરાપી સેવા પૂરી પાડશે

આ પ્રસંગે બોલતા શ્રી હર્ષવર્ધને કહ્યું કે જ્યાં સુધી કોવિડ સામેની લડવાની વાત છે ત્યાં સુધી વિશ્વના અન્ય કોઈ દેશ કરતાં દરેક પરિમાણો પર દેશમાં સારી કાર્યવાહી થઈ રહી છે

આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સિવિલ એવિએશન એર બબલ કેન્દ્રીય નાગરિક ઉજ્ઠયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે કોવિડ રોગચાળા વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને ફરીથી શરૂ કરવા માટે કેટલીક મર્યાદાઓ સાથે પરસ્પર વિમાન સેવાઓ શરૂ કરી શકાય છે

જર્મની સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે અને લુફથાન્સા સાથે કરાર અંતિમ તબક્કામાં છે શ્રી પુરીએ માહિતી આપી કે વંદે ભારત મિશન અંતર્ગત ચોથા તબક્કામાં લોકોને ઘરે લાવવાની કામગીરી ચાલી રહી છે

ગૃહ્ મંત્રાલય એનસીસી ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને રાજ્ય પોલીસ દળની સીધી ભરતી પરીક્ષામાં એનસીસીના પ્રમાણપત્ર ધારકોને પ્રાધાન્ય આપવા વિનંતી કરી છે તમામ રાજ્યોને લખેલા પત્રમાં ગૃહમંત્રાલયે કહ્યું છે કે વધુ સંખ્યામાં યુવાનોને એનસીસીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે રાજ્ય પોલીસ દળોમાં વધુ શિસ્તબદ્વ શારીરિક રીતે તંદુરસ્ત અને તાલીમ પામેલા યુવાનોને શામેલ કરવામાં તેથી મદદ મળશે ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યાઓ પર સીધી ભરતીમાં એનસીસીના પ્રમાણપત્ર ધરાવનારને પસંદ કરવાની મંજૂરી આપી દીધી છે મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ગોઠવણ પર એનસીસીને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે

લદ્દાખ દિલ્હી ઉત્તરાખંડ હરિથાણા અને આંદામાન અને નિકોબારમાં વધુ લોકો કોરોના મુક્ત થઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની તુલનામાં કોવિડમાંથી સ્વસ્થ દર્દીઓની સંખ્યા વધુ છે તે પછી તમિળનાડુ અને દિલ્ફી છે

નવી નીતિ અનુસાર કોરોના વાયરસનું પરીક્ષણ એમબીબીએસ ડોક્ટર દ્વારા થઈ શકશે અગાઉ કોવિડની ટેસ્ટ માત્ર એમડી ડોક્ટરની ભલામણ પર જ થતી હતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં આ અંગે માહિતી આપી હતી